તેઓ આ પરિયોજના લાભાર્થીઓ સાથ વાતચીત કરશે અને આ ક્ષેત્રમાં હિતધારકોને તેમના ઉત્તમકાર્ય કરવા બદલ પુરસ્કાર આપીને સન્માનિત કરશે

માર્ચ મહિનાનું પહેલુ અઠવાડીયુ જન ઔષધિ અઠવાડીયા તરીકે ભારતમાં ઉજવાય છે

છેલ્લો દિવસ જન ઔષધિ દિવસ તરીકે ઉજવાય છે નેહલ ઠક્કર મુ ખ્યમંત્રી વિશ્વ મહિલા દિન વિશ્વમહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે મુખ્યમંત્રી વિજય રૂપાણીના હ્સ્તે મહાત્મા મંદિર ખાતે આઠમી માર્ચ આવતીકાલે મહિલા સ્વાવલંબન યોજના અને વ્હાલી દિકરી યોજનાના લાભાર્થીઓને ચેકવિતરણ કરાશે આ પ્રસંગે મહિલા અને બાળ વિકાસ મંત્રી ગણપતસિંહ વસાવા રાજ્યમંત્રી વિભાવરીબેન દવે ઉપસ્થિતરહેશે આ પ્રસંગે વ્હાલી દીકરી યોજના માટે એલ

સી

ઓ

કરાશે અને આ યોજના અંતર્ગત એલ

સી

આઉપરાંત રાજ્યવ્યાપી ડી

મુખ્યમંત્રીએરાજ્યપાલશ્રીનું અભિભાષણ વિકાસની નવી દિશા ખોલનારું છે તેમ જણાવ્યું હતું અને આ સત્ર દરમિયાનમહત્વપૂર્ણ વિષયો પર ફળદ્રુ પ ચર્ચા કરવા માટે તમામ ધારાસભ્યોનો આભાર માન્યો હતો તેમણે કહ્યું હતું કે સંસદીય પ્રણાલિમાં વિપક્ષના સભ્યોદ્વારા થતી ચર્ચાઓનું પણ અત્યંત મહત્વ રહ્યું છે